સહાય આપવા રૂપાણી સરકારે નિર્ણય કર્યો અસામાજિક તત્વો સામે વધુ કડક કાનૂની શસ્ત્ર ઉગામવા માટે ગુજરાત ગુંડા એન્ડ એન્ટી

રૂપાણી સરકારે આજે કેબિનેટ બેઠક માં આ નિર્ણય કર્યો છે કૃષિ મંત્રી આર

તેમણે ઉમેર્ટું કે વરસાદી પાણી ઓસરી ગયા છે તે ખેતરોમાં સર્વે કામગીરી શરૂ કરાઈ છે અને જ્યાં હજુ પાણી ભરાચેલા છે ત્યાં પાણી ઉતરી ગયા પછી સર્વે થશે નુકશાન સહાયના પ્રશ્ને ગેરમાર્ગે દોરનારા તત્વો થી ખેડૂતો ગેરમાર્ગે દોરાશે નહીં એવો વિશ્વાસ શ્રી ફળદુ એ વ્યક્ત કર્યો છે

આ અંગે નો નિર્ણય આજે રૂપાણી સરકાર ની કેબિનેટ બેઠક માં થયો હતો ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યુ છે કે નિર્દોષ નાગરિકોને રંજાડતા ગુંડાઓ અને અસામાજીક તત્વોને જેર કરવા વધુ સખત કાનૂની શસ્ત્રની જરૂર હતી જે હવે પૂરી થશે

જે રકમ કોરોના સામેની લડતના ખર્ચ માટે વાપરી શકાશે

ટી ઇ પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવશે નહી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ જણાવ્યુ છે કે શિક્ષણ કાર્ય પર અસર પડવાની શકયતાના કારણોસર આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો છે

રાજયની ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરાયુ છે ત્યારે જો આર ટી

ટી

પાટિલ આવતીકાલે અંબાજી પહોચી માતાજી ના દર્શન કર્યા બાદ ત્રણ દિવસ ના ગુજરાત પ્રવાસ નો પ્રારંભ કરશે બનાસકાંઠા નું ભ્રમણ પાઠવ્યા બાદ શ્રી પાટિલનો કાફલો પાટણ જિલ્લા માં આવશે અને ડીસા સુધી અનેક કાર્યકરો ને મળી મહેસાણા જિલ્લા માં આવશે

બેન્ક સાથે લેવડ દેવડ નો વ્યવહાર શરૂ થતાં અનેક મહિલા ખાતેદારોને બયત કરવાનું અને તેની સામે ઘિરાણ લેવાનું મહત્વ સમજાયું છે ધન એકઠું કરવું હોય તો જનધન ખાતું ખોલાવો એવું બધા કહેતા થયા છે

મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણી નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિન પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી

પાટિલની ઉપસ્થિતિમાં સેવા હી સંગઠનનું ઇ બુકનું લોકાર્પણ કરાયું હતું આ પ્રસગે પોતાના સંબોધનમાં મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણીએ લોકડાઉનના સમયમાં જરૂરીયાતમંદ લોકોની સેવામાં ખડેપગે રહી મદદ કરનાર ભાજપના કાર્યકરોની માનવતા ભરી સેવાને બિરદાવી હતી તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને દ્વરંદેશીતા સાથે ગુજરાતમાં લોકોના સહયોગથી કોરોના મહામરીમાં આપણે મૃત્યુ આંક ઘટાડવામાં સફળ રહ્યા છીએ

પાટિલે જણાવ્યું હતું કે ગુજરાત ભાજપના પ્રત્યેક કાર્યકરે કોરોના મહામારીની આ પરિસ્થિતિમાં ડર્યા વગર ડગ્યા વગર સુનિશ્ચિત આયોજન સાથે વધુમાં વધુ જરૂરિયાતમંદની સેવા કરી છે તેમણે જણાવ્યું હતું કે પ્રવાસી શ્રમિકોની સગવડતા માટે પણ ભાજપના કાર્યકરોએ અનેક પ્રયાસો કર્યા છે જે અભિનંદનને પાત્ર છે

નાના મોટા આંચકાઓ સતત આવતા જ રહે છે

કચ્છ જિલ્લા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એ આર દ્વિવેદીએ જણાવ્યું છે કે જળ સંગ્રહ ની સ્થિતિ એટલી સંતોષકારક છે કે પીવાના પાણીનો પ્રશ્ન તો કચ્છ માં ઉકેલાઈ જ ગયો છે તો સિંચાઇ અને પશુપાલન માટે પૂરતું પાણી આખું વર્ષ મળી રહેશે

વરસાદ ડેમ છલકાયાં ગુજરાત માટે ભારે વરસાદનો સંજોગ હાલ પૂરો થયો છે અને મોટાભાગ ના વિસ્તાર માં ઉઘાડ નીકળતા લોકો એ રાહત નો શ્વાસ લીધો છે હવામાન ખાતા એ પણ કહ્યું છે કે હવે વરસાદ નું જોર ઘટશે સૌરાષ્ટ્ર ના ગીર સોમનાથ જિલ્લા માં અતિ વૃષ્ટિ થયા પછી બે દિવસ કોરા ગયા છે પણ આજે સવાર થી વાદળ ઘેરાતા વરસાદી વાતાવરણ જામ્યું છે